આ યોજના હેઠળ દરેક કુટુંબને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પડાશે આ યોજના હેઠળ તબક્કાવાર દસ કરોડ ગરીબ પરિવારોને આવરી લેવાશે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ આ કાર્યક્રમમાં થયેલી પ્રગતિની પ્રધાનમંત્રીને માહિતી આપી હતી

આરતી ભદ્દ નાણા મંત્રી પીયુ ષ ગોયલ નાણામંત્રી પીયુષ ગોયલે જણાવ્યું છે કે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને લગતી બાબતો અંગે ધ્યાન આપવા નાણાં રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લના વડપણ હેઠળના મંત્રી જૂથની રચના કરવામાં આવી છે

શ્રી ગોયલે કહ્યું કે કાયદા સમિતિ કાયદાને લગતી બાબતો અંગે જ્યારે ફીટમેટ સમિતિ કિંમતોની બાબતો અંગે નિર્ણય લેશે

આરતી ભદ્દ ખેડુતોને માટે પાક વીમા એપ કેન્દ્ર સરકાર આગામી ઓક્ટોબર મહિનાથી ખેડૂતોને કામ લાગે તેવી એક એપ લોન્ચ કરી રહી છે જેથી ખેડુતોને પાક વીમો આપવાનો માર્ગ અત્યંત સરળ બની જશે આ એપનું નામ ક્રોપલોસ રિપોર્ટીંગ એપ છે કૃષિ વિભાગનાં જણાવ્યા અનુ સાર પાંચ કરોડ ખેડૂતોએ હાલમાં પાક વીમો લઇ રાખ્યો છે

આ એકસ્પોનું આયોજન દક્ષિણ ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળે કર્યું હતું સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં યોજાયેલ પ્રદર્શનમાં કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે કાપડ ઉદ્યોગ દેશમાં કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે વધુ માં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમમાં સહભાગી બનવાની પ્રતિબધ્ધતા દર્શાવવા આગળ આવવું જોઇએ

કૃષિ વિભાગનાં અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યું કે સરકારે ખેડૂ તો પાસેથી ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદી કરી છે

શ્રી પ્રસાદે વધુ વિગત આપતાં કહ્યું કે ખેડુ તો પાસેથી ચણા રાયડા તુ વેર સહિતની ખરીદી થઇ રહી છે તેની યુકવણી કેન્દ્ર સરકારના ફેડ દ્વારા કરવામાં આવે છે કોઇ કારણસર ખેડૂતોને યુ કવણામાં વિલંબ થતો હોવાથી તે ટાળવા રાજ્ય સરકારના ફંડમાંથી ખેડુ તોને કૃષિપે દાશોનું યુ કવણું કરવામાં આવશે આરતી ભદ્દ જમ્મ્ કશ્મીર દેશના જમ્મુ અને કાશ્મીરના શોપીયાનમાં ગઇકાલે સવારથી સુ રક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે યાલેલી અથડામણમાં સાત આતંકવાદીઓના ખાત્મા કર્યા બાદ સમાપ્ત થઇ છે આતંકીઓના તરફેણમાં ફિંસક દેખાવો બાદ શાળા કોલેજો ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી